મી

મી વરસાદ નોંધાયો હત જ્યારે અબડાસાલખપત અને માંડવી તાલુકામાં વરસાદની રાહ્ જોવાઈ રહીછે

આશુ તોષ અંતાણી જીલ્લામાં થયેલી મેઘમહેર ગઈકાલે બપોરથી જિલ્લામાં ભુજઅંજારગાંધીધામરાપર તાલુકામાં થયેલી મેઘમહેરને પગલે વાગડના આધોઈકંથકોટજં ગીનવા અને જુના કટારીયાહલરાસરદાર નગરરામપર વગેરે ગામોમાં ધોઘમાર વરસદાને પગલે ઠેર ઠેર નદી નાળા બે કાંઠે વહેવા માંડયા હતા તો રાપર તાલુકાના વિવિધ ગામોમાં પણ વાવણીલાયક વરસાદ થયો હતો આધોઈ કંથકોટ નજીક નદી પર આધોઈને જોડતો માર્ગ ધોવાઈ ગયો હતો તો નદીના પાણી ફળી વળતા આધોઈ હલરાકંથકોટ જડસ સહિત નવ જેટલા ગામો વચ્ચેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તો જીલ્લા મથક ભુજમાં પણ વરસાદી પાણીના લીધે શહેરની ભાગોળે મિરઝાપર રોડ પર રસ્તો બેસી જવાના કારણે ડમ્પર ફસાયુ હતું ભુજ સહિત માધાપરકુકમાં આહીર પદ્દીના ગામોમાં પણ મેઘમહેર થયાના અહેવાલ છે ત્યારે ગઈકાલે પડેલ ઝંઝવાતી વરસાદના ગપલે ભયાઉ તાલુકામાં વરસાદી દુર્ઘટનામાં બે યુ વકોના મૃત્યુનીપશ્ચ્યા હતા

વિભાગ દ્રારા નવા ત્રણ રૂટ શરૂ કરાયા

વિભાગ દ્રારા માતાનામઢનારાયણ સરોવર અને હાજીપીર જેવા યાત્રાધામના રૂટ શરૂ કરવામાં આવ્યા છે